પ્રાદેશિક સમાચાર મિત્તલ પટેલ વાંચે છે

કેન્દ્રીય મંત્રી અમિત શાહ આવીતકાલે ધોરડો ખાતે આયોજીત સરહદી ક્ષેત્ર વિકાસ કાર્યક્રમમાં સરપંચો સાથે સંવાદ કરીને માર્ગદર્શન આપશે

કેન્ર્ શાસિત પ્રદેશ દમણ નગરપાલિકા જીલ્લા પંચાયત અને ગ્રામ પંચાયતોની યોજાયેલી ચૂંટણીમાં ભાજપે જીત મેળવી છે

નેટવર્ક ટર્શરી દ્રીટમેન્ટ પ્લાન્ટનું સાંસદ અને ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી

ગાઇડલાઇનના પાલન સાથે શરૂ કરી દેવાશે કોલેજ અને યુનિવર્સીટીના પ્રથમ તબકકે પોસ્ટ ગ્રેજયુએટ મેડીકલ અને પેરામેડિકલ વર્ગો શરૂ થશે તેમજ સ્નાતક કક્ષા માટે માત્ર છેલ્લા વર્ષના જ વર્ગો શરૂ કરવામાં આવશે

તેમણે વધુમાં જણાવ્યુ છે કે શાળા કોલેજ શરૂ કરતા પહેલા દરેક સંકુલમાં સ્વચ્છતા સફાઇ સુવિધા થર્મલગનથી વિદ્યાર્થીઓનુ ચેકીંગ સેનીઝાઇટર અને હાથ ધોવા માટે સાબુની વ્યવસ્થા કરવામા આવશે વર્ગખંડમાં અને શાળા કોલેજામાં સોશિયલ ડિસ્ટન્સ જળવાય એટલુ જ નહિ પરંતુ માસ્કનો ફરજીયાત ઉપયોગ કરવાનો રહેશે

આયુષ શિક્ષણના આધુનિકીકરણ પર પણ વિશેષ ભાર આપવામાં આવી રહ્યો છે જામનગરની સંસ્થાને રાષ્ટ્રને સમર્પિત કરવી તથા જયપુરની મહત્વપૂર્ણ રાષ્ટ્રીય સંસ્થાને ડીમ્ડ યુનિવર્સિટીનો દરજ્જો પ્રદાન કરવો એ આયુર્વેદ શિક્ષણના આધુનિકીકરણની દિશામાં ખાસ મહત્વપૂર્ણ પગલું છે અમિત શાહ્ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે કચ્છ જીલ્લાના પ્રવાસે આવી રહ્યા છે ધોરડો ખાતે આયોજીત સરહદી ક્ષેત્ર વિકાસ કાર્યક્રમમાં સરપંચ સાથે સંવાદ કરીને પ્રેરક માર્ગદર્શન આપશે

જેમાં સરહદી વિભાગને સપર્શતા શિક્ષણ રસ્તા આરોગ્ય સહિતના અન્ય વિકાસલક્ષી કામો સંદર્ભે ચર્ચા વિચારણા કરાશે અત્રે ઉલ્લખનીય છે કે બોર્ડર એરિયા ડેવલોપમેમ્ટ પ્રોગામ બીએડીપી યોજના હેઠળ હાથ ધરાનાર પ્રોજેકટો અતંર્ગત ચર્ચા કરાશે

સ્ટેમ્પ ડયુટી પેટે રૂા

ત્રણ બેઠકો અપક્ષને જયારે એક બેઠક કોગ્રેસને મળી છે

અને છ બેઠકો અપક્ષને મળી છે

પાટીલે આજે લોકર્પણ કર્યું આ પ્રસંગે સાંસદશ્રી સી

પાટીલે જણાવ્યું હતું કે આપણા રાજયમાં ગામથી લઈને મહાનગરપાલિકામાં પીવા લાયક પાણી શાળાઓ હોસ્પિટલો રોડ ડ્રેનેઝ લાઇન સહિતના અનેક સુવિધાઓથી સજ્જ કરવામાં આવી રહ્યા છે પાણી વિના ઔદ્યોગિક એકમો ચલાવી ન શકાય એકમો માટે પાણી મુળભુત જરૂરીયાત છે આવા ટર્શરી ટ્રીટમેન્ટ પ્લાન્ટ દ્વારા ગંદા પાણીને શુધ્ધ કરીને ઔદ્યોગિક એકમોની જરૂરિયાતને પરિપૂર્ણ કરી શકાશે તેમ શ્રી પાટીલે જણાવ્યું હતું